શ્રી મોદીએ સમીટમાં ભારતમાં નવીનીકરણીય ઉર્જાના ઉપયોગને વધારવાના પ્રયાસો માટે યુરોપથી રોકાણ અને ટેકનોલોજીને આમંત્રણ આપ્યું હતું તેમજ વિશ્વ શાંતિ માટે ભારત અને યુરોપીય સંઘની ભાગીદારી મહત્વની છે એમ જણાવ્યું હતું તદુપરાંત વર્તમાન પડકારો ઉપરાંત ગ્લોબલ વોર્મિંગ જેવીસમસ્યા પણ ભારત અને યુરોપીય સંઘ માટે પ્રાથમિકતા બની રહેશે એમ શ્રી મોદીએ કર્યું હતું

ગઈકાલે વિશ્વ યુવા કોશલ્ય દિવસ નિમિત્તે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિક મંત્રાલય દ્વારા યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે કૌશલ્યો પરિવર્તનશીલ છે જેથી લોકો એકબીજાથી જુદા જુદા લાગે છે શ્રી મોદીએ કહ્યું કે ઝડપથી બદલાતા વિશ્વમાં કૌશલ્ય ધરાવતાલાખો યુવાનોની જરુર છે અને ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રમાં મોટી તકો ઉપલબ્ધ છે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે મંત્રાલય દ્વારા વિશ્વભરમાં નિર્માણ થઈ રહેલી તકોને તારવવામાં આવી રહી છે જેથ કરીને દેશના યુવાનોને અન્યદેશોની જરૂરિયાતો અંગેપ ણ માહીતી મળી રહે

ભુજ ખાતે નાયબ કસ્ટમ કમિશ્નર રાકેશ બિહારીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કસ્ટમ ખાતાની પેટ્રોલિંગ ટુકડીએ જખૌ નજીકના સ્યાહી બેટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા ડ્રગ્સ ભરેલું હોય તેવા આઠ પેકેટ મળી આવ્યા હતા કસ્ટમ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ઓપરેશન બ્રાઉન્ સોલ્ટ અંતર્ગત ચાર ટુકડી દ્વારા કચ્છના કાંઠાણ વિસતાર જખૌ ક્રીક પાસે વીશેષ જાપ્તા હેઠળ આ કાર્યવાહી કરી હતી

તદુપરાંત કચ્છ જિલ્લામાં ગઈકાલે કોરોના સંક્રમણના નવા સાત કેસ સામે આવેલ છે

ગઈકાલે જિલ્લાના ભચાઉ તાલુકાના મનફરા ગામના એક આધેડનું કોરોના મહામારીને લીધે મૃત્યુ થયું હોવાના અહેવાલ છે

પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું દેહાવસાન થયું છે

પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં સંક્રમણ થયા બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં તેઓ ઘણા દિવસથી વેન્ટિલેટર પર હતા જયાં તેઓનું મોડી રાત્રે અવસાન થયું હતું આરતી ભક્ટ હવામાન વિભાગ દ્વારા આગાહી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા હવાના હળવા દબાણની અસર તળે કચ્છમાં પણ આગામી પાંચદિવસ અધિકાંશ વિસ્તારના હળવાથી મધ્યમ અને એકાદ બે સ્થળે ભારે વરસાદ વરસવાની સંભાવના હવામાન વીભાગના વર્તારામાં વ્યક્ત કરવામાં આવી છે